સરકારી ગોડાઉનમાં ખુલેલા ઘઉ ખરીદ કેન્દ્ર ખાતે પહેલા દિવસે મહ્રત માં પાંચ ખેડૂતો એ પોતાનો માલ વેચી શુકન કરાવ્યા ફતા

સરકારી ગોડાઉન ખાતે ખેડૂતો અને સ્ટાફ સામાજિક અંતર ની જરૂરિયાત સમજી તેનુ પાલન કરે અને સેનેટાઈઝર નો ઉપયોગ ફરજિયાત કરે તેનુ ધ્યાન રખાઈ રહ્યું છે

દર વર્ષે એપ્રિલ માસના અંતિમ સપ્તાફમાં વિશ્વ રસીકરણ સપ્તાફની ઉજવણી કરવામાં આવે છે પરંતુ લોકડાઉન્ન સમયગાળામાં રસીકરણની મફત્તાને જનમાનસમાં ઉતારવા એક સંદેશાસ્વરૂપે પ્રયાસ જિલ્લા મથક ભુજ ખાતે અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલ દવારા કરાયો છે મેડિકલ કોલેજના ડીન ડો ગુરૂદાસ ખીલનાનીએ કહું કે રસીકરણ ખરા અર્થમાં પુર આવે તે પહેલા પાળ બાંધવા જેવું કામ છે રોગ શરીરમાં પ્રવેશે તે પહેલા શરીરને જીવલેણ રોગ સામે લડવા તૈયાર કરવામાંઆવે છે

કોરોના મહામારીના સંજોગોમાં આયોજિત મહાપુજા દરમ્યાન શ્રી સોમનાથ મહાદેવજીને વિશ્વકોરોના મુકત થાય તેમજ વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના કરવામા આવી હતી આજે શ્રી સોમનાથ મહાદેવજીને શ્રંગાર દર્શન તેમજ દિપમાલા કરવા માં આવશે

શિકરા કબરાઉ મોરગર આંબરડી કુંભારડી બઢારમોરા દુધઇ સુધી વાડીઓમાં ખેતમજૂરો એરંડા ઘઉં જીરું ની કાપણીમાં લાગ્યા છે એરંડા ઉપરાંત વરિયાળીનો પણ મોટાપાયે પાક લેવાયો છે

ઉનાળુ પાક નું વાવેતર પણ શરૂ થયું હોવાથી તલ અને ગુવાર નું બિયારણ નંખાઈ રહ્યું છે ખેતી ના કામ માં પણ સામાજિક અંતર જળવાય અને કોરોના સંક્રમણ ની ગંભીરતા ખેત મજૂર સમાજે તે માટે દરેક ગામ ના સરપંચ પોતાની ફરજ બજાવી રહ્યા છે